પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજકોટ ખાતે બનનાર એઇમ્સ હોસ્પિટલ તથા મેડીકલ કોલેજ પરિસરનો વિડિઓ માધ્યમથી શિલાન્યાસ કર્યો

તેમણે કહ્યું કે સરકારે આરોગ્ય ક્ષેત્રે નિવારક ઉપાયો સાથે આધુનિક આરોગ્ય સુવિધાઓ પર સર્વગ્રાહી અભિગમ સાથે કામ શરૂ કરી દીધું છે સરકાર દેશમાં તબીબી શિક્ષણમાં સુધાર માટે મિશન મોડ પર કામ કરી રહી છે તેમ જણાવતાં શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય તબીબી આયોગની રચનાથી તબીબી શિક્ષણમાં ઘણો સુધારો આવશે પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે અને કોવિડ રસીકરણ માટેની તૈયારીઓ પૂરજોશથી યાલી રહી છે

પૈસાના અભાવે સારવાર ન કરી શકતાં લોકોનો સંઘર્ષ આ યોજનાથી પૂરો થયો છે તબીબી માળખાકીય સુવિધા અંગે ગુજરાતને અભિનંદન આપતાં શ્રી મોદીએ કહ્યું કે આનાથી રાજ્યનું આરોગ્ય માળખું મજબૂત બનશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે એઇમ્સ હોસ્પિટલના નિર્માણથી રાજ્યના છેવાડાના માનવી સુધી આધુનિક તબીબી સુવિધા સુનિશ્ચિત થશે

ઉલ્લેખનીય છે કે વિશ્વસ્તરે સફળ નીવડેલી છ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના છ શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ આ આવાસ નિર્માણના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે આ આવાસોના નિર્માણમાં પ્રવર્તમાન બાંધકામ પધ્ધતિના બદલે આર્થિક રીતે પરવડે હોનારતોમાં ટકી શકે અને પર્યાવરણને સાનુકૂળ રહે તેવી ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે આ ટેકનોલોજીથી દેશના રાજકોટ ઇંદોર ચેન્નાઇ રાંચી અગરતલા અને લખનઉ પ્રત્યેક શહેરમાં હજારથી વધુ મકાનો બનાવાશે આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ માટે ગુજરાતને ત્રણ એવોર્ડ પણ એનાયત કરાશે

જેથી પાણીની ઉપલબ્ધતા પૂરતા પ્રમાણમાં થશે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રાજ્યમાં દરેક નાગરિકને પુરતા પ્રમાણમાં પાણી આપવા રાજ્ય સરકારે કરેલા આયોજનની માહિતી આપી હતી શ્રી રૂપાણીએ દ્વારકાથી હાથ ધરાનારી ભીમગજા જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશની દરિયાઇ સલામતી વ્યવસ્થાની જાળવણી તેમજ માછીમારોનું ઉત્પીડન અને હથિયારોની તસ્કરી રોકવામાં ભારતીય તટરક્ષક દળના જવાનો દ્વારા કરાયેલી કામગીરીને બીરદાવી હતી તેઓ ગઇકાલે તટરક્ષક દળના ઓખા ખાતેના ભારતીય તટરક્ષક દળના જવાનો માટે બંધાયેલા પારિવારીક આવાસોનું લોકાર્પણ કરતા બોલી રહ્યા હતા મુખ્યમંત્રીએ ગુજરાતના સોળસો કિલોમીટરની લંબાઈવાળા દરીયાકિનારાની તથા બંદરોની સલામતી વધુ મજબૂત બનવા મરીન કમાન્ડો તથા મરીન પોલીસ દ્વારા થઈ રહેલી કામગીરીને બીરદાવી હતી

ઓખા કોસ્ટગાર્ડના કમાંડીંગ ઓફિસર મુકેશકુમારે તટરક્ષક દળની કામગીરીનો પરિચય આપ્યો હતો

નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ મહેસાણા જિલ્લામાં વસઈ ખાતે ઉપસ્થિત રહેશે જ્યારે અન્ય સ્થળોએ સાંસદ તથા ધારાસભ્યો ઉપસ્થિત રહેશે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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આખા દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમનો ડ્રાય રન આવતીકાલે યોજાશે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ માટેની તૈયારીઓ સુનિશ્ચિત કરવા કહ્યું છે કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ તૈયારીઓ માટે રાજ્યોના મુખ્ય સચિવો તથા આરોગ્ય અને અન્ય સંબંધિત લોકો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી તમામ રાજ્યોના પાટનગરમાં ઓછામાં ઓછા ત્રણ સ્થળો પર રસીકરણનો ડ્રાય રન યોજાશે કેટલાક રાજ્યોના નક્કી કરાયેલા જીલ્લાઓમાં પણ આ ડ્રાય રન યોજાશે મહારાષ્ટ્ર અને કેરાલામાં પાટનગરો ઉપરાંત તમામ મોટા શહેરોમાં આ ડ્રાય રન કરાશે આ ડ્રાય રન યોજવાનો હેતુ વાસ્તવિક રસીકરણ કાર્યક્રમ દરમિયાન આવનારા પડકારો અને અડચણોની ઓળખ કરી તેને કરવાનો છે

કેન્દ્રિય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ગઈકાલે સીબીએસઇ બોર્ડ પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી